ત ગ્રામિણ વિસ્તારોમાં શહેરો જેવી સુવિધાઓ આપવા માટેની શ્યામા પ્રસાદ મુખર્જી રૂરબન મિશન યોજનાને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે

તેમણે કહ્યું કે ઇશાન ભારત અને દેશના અન્ય વિસ્તારો વચ્ચે આવી અફવાઓ દ્વારા મનભેદ ઉભા કરવાના કોઇ પ્રયાસો સફળ થશે નહી ગૃહમંત્રી અમિત શાહે કહ્યુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી ઈચ્છે છેકે પૂર્વોત્તર ક્ષેત્ર સમસ્યાઓથી મુક્ત પ્રદેશ બને

શ્રી રવિશ ક્રમારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્યે યોજાનારી પ્રતિનિધિ સ્તરની વાતચીત દરમ્યાન સંરક્ષણ સલામતી અને વેપાર સહિત બધાજ મુદ્દાઓને આવરી લેવાય તેવી સંભાવના છે તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આ મુલાકાત થી ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે

અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ધ્યાનમાં લઇને સલામતીની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

આ વિમાન વળતાં ભારતીયોને લેતું આવશે

તો અન્ય દેશોના મુસાફરોને પણ આવરી લેવાશે જો અવકાશ હશે જાપાનના દરિયાકાંઠે લાંગરેલા જહાજ ડાયમંડ પ્રિન્સેસમાં કોવિડ અસરગ્રસ્ત આઠ ભારતીય પણ છે તેમને સારવાર અપાઈ રહી છે

આ યોજનાનો હેતુ વિકાસના માર્ગે ચાલી રહેલા ગ્રામીણ વિસ્તારોને શહેરોજેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે આ મિશન અંતર્ગત યોગ્ય આયોજન સાથે ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડીને આર્થિક વિકાસને નવુ બળ આપવામાં આવે છે

વેકૈયા નાયડુએ નકારાત્મક વલણનો ત્યાગ કરીને વિકાસ તરફી વલણ ધરાવતા લોકો સાથે જોડાવા યુવાનોને અનુરોધ કર્યો છે

તેમણે ભુષ્ટાયારને લોકશાહી વ્યવસ્થા માટે સૌથી વધુ મોટો પડકાર ગણાવીને ભષ્ટાયાર સામે સઘન લડત આપવા યુવાનોને અપીલ કરી હતી

રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ચે બજેટ સેશનમાં સંબોધન કરતી વખતે હરિયાણા વિધાનસભામાં જણાવ્યુ હતુ કે હરિયાણાની બધી જ બજારો અને શુગર મિલ ખાતે શ્રમિકોને રાહત દરે ભોજન મળી રહેશે

કરનાલ ભીવાની નૂંઠ પંચકુલા અને ફતેહબાદ ખાતે આવા કેન્દ્રો કાર્યરત કરાયા છે

ઉતર પ્રદેશમાં ભાવિકો ગંગા નદીમાં વારાણસી ખાતે તથા પ્રયાગમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી રહ્યા છે તથા કાશી વિશ્વેશ્વરના દર્શને મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે દિલ્ફીમાં સહિત સમગ્ર દેશમાં આવેલા શિવ મંદિરોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટીને દર્શન અને અભિષેક પૂજા કરી રહ્યા છે

શ્રી ભટનાગરે અનંતનાગમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે કાશ્મીર પોલીસ અને અન્ય સલામતી દળોએ સંકલન સાધીને કાર્યવાહી કરવી જોઇએ તે ઉપર ભાર મૂક્યો હતો પોલીસ વડા દિલબાગ સિંહે સલામતીદળોના જવાનોની કામગીરીને બિરદાવી આંતકવાદીઓના કાશ્મીર ખીણના શાંતિ ડહોળવાના સંભવિત પ્રયાસને ખાળવા સતર્ક રહેવાની સૂચના આપી છે

ન્યુઝિલેન્ડના સુકાની કેન વિલિયમસને ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમત્રંણ આપ્યુ

છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતે

આ મેચ ભારતીય સમય મુજબ બપોરના દોઢ વાગ્યે શરૂ થશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રમાયેલી ત્રણ દેશોની શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોચ્યા હતા જોકે ભારતનો યજમાન ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો

નરવણેએ જણાવ્યુ છે કે સર્વોચ્ય અદાલતે આપેલા નિર્દેશ મુજબ સેનાની મહિલા અધિકારીઓને પર્મનન્ટ કમિશન આપવા અંગે માર્ગદર્શિકા તૈયાર છે અને ભારતીય સેના કોઇપણ સૈનિક સાથે ભેદભાવ કરતી નથી કાશ્મીરની પરિસ્થિત અંગે બોલતા તેમણે કહ્યું કે સેના આંતકવાદી જૂથો ઉપર દબાણ રાખી રહી છે અને કાશ્મીરમાં આંતકવાદી પ્રવૃતિઓમાં ઓટ આવી છે

સલામતીદળોએ દાંતેવાડા સુકમા બીજાપુર અને નારાયણપુર જિલ્લાઓમાં માઓવાદીઓ સામે ખાસ કાર્યવાહી શરૂ કરી છે પોલીસ વડા ડી એમ અવસ્થીએ જણાવ્યુ છે કે મહારાષ્ટ્ર અને તેલંગણાને અડીને આવેલા છત્તીસગઢના સરહદી વિસ્તારોમાં પોલીસ સલામતીદળો સાથે સંકલન સાધીને કામગીરી કરી રહ્યા છે

બંન્ને અગ્રણીઓએ માળખાકીય સુવિધાઓના સાતત્યપૂર્ણ વિકાસ બાબતે સઘન ચર્ચા કરી હતી